શ્રી પટેલે કહ્યું કે મહેસાજ્ઞા મોઢેરા રોડ ડીસા લાખજ્ઞી બાયપાસ રોડ સાયલા સદામડા પાળીયાદ રોડને ચારમાર્ગીય અને બગોદરા તારાપુર વાસદ રોડને છ માર્ગીય કરાશે

અમદાવાદ શંખેશ્વર રસ્તા પર પગદંડી માટે હ

માર્ગ અને મકાન વિભાગની આ માંગગીઓ સર્વાનુમતે મંજૂર કરાઇ હતી નીતીન પટેલ આવાસ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લા શહેરોમાં અઘતન સુવિધા સાથેની કચેરીઓ અને આવાસોનું નિર્માણ કરાશે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે રાજ્યના જિલ્લાઓમાં જિલ્લા સેવા સદનો તાલુકા સેવા સદનો અન્ય કચેરીઓ અને આવાસો અઘતન સુવિધાઓ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે આ વર્ષે અમદાવાદ શહેરમાં રૂ

તેમણે ઉમેર્યુ કે અમદાવાદ લુણાવાડા ધાનેરા અને વઘઇ ખાતે કર્મચારીઓના રહેણાંક માટે રૂ

જ્યારે અમદાવાદ રાજકોટ અને નવસારી ખાતે રૂ

વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં શ્રી રૂપાક્ષીએ કહ્યું કે સરકારી માલીકીની પરંતુ વર્ષોથી ઘર વાડા અને અન્ય રહેક્ષાંક પ્રવૃત્તિ માટે કબજે લેવાયેલી જમીન સોસોયટી કે રહેણાંક સ્થળોને નિયમિત કરવા રેવન્યુ કાયદામાં ધરખમ ફેરફાર કરાયા છે તેમણે ઉમેર્યું કે સરકારે રેવન્યુ કાયદામાં પરિવર્તન કરી યુએલસી થયેલા મકાનોને કાયદેસર કર્યા છે સરકારે સરકારી માલીકીની વાડાની જમીન કાયદેસર કરીને લોકોને આપવાનો નિર્ણય કર્યો છે

રોજગારી અંગેના આયોજન વિશે માહીતી આપતા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઇ પટેલે જજ્ઞાવ્યું છે કે રાજય સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા માટે વાર્ષિક કેલેન્ડર તેયાર કરાયું છે

આ માટે નિયત ટેન્ડર શરતો અનુસાર તમામ ખર્ચ જે તે કંપની ભોગવશે મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજયમાં વધુ સાત પ્લાન્ટ દરિયા કિનારાના જિલ્લાઓમાં સ્થપાશે ભાજપ જૂનાગઢ શહેર કોંગ્રેસના પ્રમુખ વિનુભાઇ અમીપરા તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે શ્રી જીતુભાઇ વાઘાગ઼ીએ વિનુભાઇ સહિતના સમર્થકોને ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં વિધિવત પ્રવેશ કરાવ્યો હતો આ પ્રસંગે અખિલ સૌરાષ્ટ્ર રહ્યુવીર સેનાના મહામંત્રી તથા જૂનાગઢ જિલ્લાના અગ્રણી સામાજિક કાર્યકર કૃષ્ણકાંતભાઇ રૂપારેલીયા પણ તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા

ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ઉર્જામંત્રીશ્રી સૌરભભાઇ પટેલે બોટાદ નગરપાલિકાના કોંગ્હેસના હ સભ્યોને કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા આ પ્રસંગે શ્રી પટેલે કહ્યું કે આ હ સભ્યો ભાજપની જનકલ્યાણકારી વિચારધારા સાથે જોડાઇ ભાજપની વિકાસયાત્રામાં સહભાગી બની બોટાદના વિકાસ કાર્યોને આગળ ધપાવશે

ઉલ્લેખનીય છે કે વિશ્વકક્ષાની આ સ્પર્ધા દર બે વર્ષે યોજાય છે

આ ઉપરાંત ઓલ ઇન્ડિયા પોલીસ ચેમ્પીયનશીપમાં પણ તેમણે અનેક ચંદ્રકો જીત્યા છે ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ લજ્જા ગોસ્વામીની પસંદગી થવા બદલ તેમને અભિનંદન પાઠવતા અન્ય મહિલાઓને આમાંથી પ્રેરણા લેવ અનુરોધ કર્યો છે